સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ફાન્સની બે દિવસની મુલાકાતે જવા આજે રવાના થશે

પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મંગોલીયાની ત્રણ દિવસની મુલાકાતે જવા આજે રવાના થશે

આ બંને વિધાનસભાઓની યૂંટણીમાં કેટલા ઉમેદવારો યૂંટણી જંગમાં છે તે ચિત્ર આજે સાંજે સ્પષ્ટ થશે

તેઓ રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રીન સાથે આવતીકાલે મંત્રણા કરશે ત્યારબાદ તેઓ મેરીગનેક ખાતે રાફેલ યુદ્ધવિમાન વિધીવત સોંપવાના સમારંભમાં ઉપસ્થિત રહેશે શ્રી રાજનાથસિંહ ફ્રાંસના સંરક્ષણ ઉદ્યોગોના સીઈઓને સંબોધન કરશે તથા તેમને મેઈક ઈન ઈન્ડિથાના સહભાગી થવાનું અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લખનૌ ખાતે યોજાનાર સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સએક્સ્પોમાં ભાગ લેવા આમંત્રણ આપે તેવી સંભાવના છે

એવી જ રીતે દુર્ગા માતા મંદિરોમાં ખાસ પૂજા ભજન અને કિર્તનોનું આયોજન કરાય છે દૂર્ગા પૂજાના સમાપન સાથે આજથી દુર્ગા માતાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થશે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કથુઆ જિલ્લાના હિરાનગર ક્ષેત્ર પૂંછ જિલ્લાના દિગવાર ક્ષેત્ર તથા રાજૌરી જિલ્લાના નૌશેરા અને લામ ક્ષેત્રોમાં કરેલા ગોળીબારોના બનાવોમાં જાનહાનીના કોઈ સમાચાર નથી ભારતીય સૈનિકોએ પણ વળતો ગોળીબાર કર્યો હતો અને બંને દળો વચ્ચે સામસામા ગોળીબારો થોડાક કલાકો સુધી ચાલુ રહ્યા હતા રાજ્યના પોલીસ વડા દિલબાગસિંહે જણાવ્યું છે કે સંઘર્ષ વિરામનો ભંગ કરીને પાકિસ્તાની સૈનિકોએ ગોળીબારની આડમાં ધૂસણખોરોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે

રીષવ રંજન દ્વારા લખાયેલ પત્રને જાહેર હિતની અરજી ગણીને સર્વોચ્ય અદાલતે આ નિર્ણય લીધો હતો પર્યાવરણ પ્રેમીઓ આરે કોલોનીમાં વૃક્ષો કાપવાનો તિવ્ર વિરોધ કરી રહ્યા છે

જયશંકરના અધ્યક્ષપદે આ પરિષદ થોજાઈ રહી છે આ પરિષદમાં સંરક્ષણ રાજ્યમંત્રી અને વિદેશ રાજ્યમંત્રી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે

આ કેન્દ્ર શરૂ થતા કરદાતા અને અધિકારીઓને સીધી મુલાકાતની જરૂર રહેશે નહીં નાણામંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે કરદાતાઓને સારી સુવિધા પૂરી પાડવા તેમની ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે તથા ડિજીટલ ઈન્જિયાને પ્રોત્સાફન આપવાના હેતુથી ઈ એસેસમેન્ટ સેન્ટરનો આરંભ કરાયો છે આ પહેલને કારણે આકારણીની પ્રક્રિયા વધુ પારદર્શક વધુ કાર્યક્ષમ અને જવાબદેહી બનશે નવી વ્યવસ્થામાં કરદાતાઓને નોંધણી કરાયેલા ઈ મેઈલ તથા વેબ પોર્ટલ ઈન્કમટેક્સ ઈન્જિયા ફાઈલીંગ ડોટ જીઓવી ડોટ ઈન ઉપર નોંધણી કરાવેલા એકાઉન્ટમાં સૂચનાઓ અપાશે આ ઉપરાંત નોંધણી કરાવેલા મોબાઈલ નંબર ઉપર પણ એસએમએસ દ્વારા જાણકારી અપાશે

તેઓ ભારતની સહાયથી મંગોલીયામાં સ્થપાયેલી રિફાઈનરીના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે

શ્રી ધર્મેન્દ્ર પ્રધાન મંગોલીયાના ખાણ અને ભારે ઉદ્યોગોના મંત્રી સાથે પણ મંત્રણા કરશે

ગઈકાલે કોલકાતામાં ભારતના સરહદ સલામતી દળ અને બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડના અધિકારીઓની યોજાયેલી સંકલન સમિતિની બેઠકના સમાપન વખતે આ મુજબ નિર્ણય લેવાયો હતો બંને પક્ષોએ સરહદ વ્યવસ્થાપન વધુ સારુ બનાવવા અને પડતર મુદ્દાઓને ઉકેલવા ચર્ચા વિચારણા કરી હતી આ બેઠકમાં નકલી ભારતીય ચલણી નોટો કેફી પદાર્થો તથા શસ્ત્રો અને સોનાની દાણચોરીને રોકવા સઘન ચર્ચા વિચારણા કરાઈ હતી

આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી આનંદ શર્મા અને સુશ્રી પ્રિયંકા ગાંધી વાડ્રા બાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ મોમેન ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ પક્ષની યાદીમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશના મુક્તી સંગ્રામ વખતે ભારતે આપેલા સમર્થન બદલ આભાર માન્યો હતો

સુરેન્દ્રસિંહે આ સ્પર્ધામાં ત્રણ વિશ્વ વિક્રમો નોંધાવ્યા છે અગાઉ ત્રણ વખત વિશ્વવિજેતા બનેલા મુકેશસિંહે આ વખતે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરીને ચોથી વખત વિશ્વ ચેમ્પીયન બનવાનું બહુમાન મેળવ્યું છે ગઈકાલે સ્પર્ધાના પહેલા દિવસે ભારતીય ટીમે ચાર સુવર્ણચંદ્રકો અને એક રજતયંદ્રક મેળવ્યા છે

રવિ ખન્ના અને ભારતીય હવાઈ દળના અન્ય ત્રણ જવાનો શહિદ થયા તે બનાવ માટે જમ્મુ અને કાશ્મીર મુક્તિ મોરચાના સ્થાપક થાસીન મલિકને ષડચંત્રકાર માનવામાં આવે છે દરમિયાન યાસિન મલિક સામે ગયા મહિને કાયદેસર કાર્યવાહી ફરી શરૂ કરાઈ છે ઉલ્લેખનિય છે કે ઈન્ડિયા ગેટ ખાતે બાંધવામાં આવેલું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક માલીમ કાજે પ્રાણની આફતી આપનાર શહિદ વિરોની સ્મૃતિમાં તૈયાર કરાયું છે

ભારતના નાગરિકોને દેશના વિવિધ પર્યટન સ્થળોની માહિતી આપીને તેમને એ સ્થળોની મુલાકાત લેવા પ્રેરણા આપવાના હેતુથી પર્યટન પર્વની ઉજવણી કરવામાં આવે છે